પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

ગઇકાલે મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્વારા કરાયું હતું શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતના તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમનો સંઘર્ષ તેમની આશાઓ તમામને પ્રેરણા આપે છે આપણે સૌએ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરી તેમની પાસે શીખવું જોઇએ રાજયભરમાં મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અમદાવાદ જીલ્લામાં સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે ગામડા ગામની બહેનો એક બે પ્રસંગને બાદ કરતાં બહાર નીકળેલ નથી તેવી બહેનોને વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રવાસનો આનંદ આપવામાં આવ્યો

દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દીવ હેડ ક્વાર્ટર ખાતે દીવ એસપી અને ડીવાયએસપીના ફસ્તે મહિલા પોલીસકર્મીઓ અને મહિલા પત્રકારોને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દીવ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ પોષણ અભિયાન અંતર્ગત મહિલાઓને મિશન મંગલ ફિલ્મ બતાવવામાં આવ્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ગઇકાલે મહિલા દિવસ નિમિત્તે નારીશક્તિ પુરસ્કાર અર્પણ કર્યા હતા

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી પ્રહલાદનું રક્ષણ કર્યુ હતુ જેની સાથે આસુરી વૃતિનો નાશ થયો હતો જે ભાવનાને ધ્યાનમાં રાખી દર વર્ષે ઔષધિય ગુણ ધરાવતા લાકડા ગાયનુ છાણ અને હવનમાં ઉપયોગ લેવાતા ઔષધિથી હોળી પ્રગટાવાય છે અને તેનું પુજન અર્ચન થાય છે લોકો ધાણી ચણા ચોખા શ્રીફળ લવિંગ વિગેરેથી હોળીનીં પુજા કરે છે

આજે હોળી નિમિતે રાજ્યભરના મંદિરોમાં વિશિષ્ટ દર્શન શણગાર આરતી યોજાશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે પણ મહા સં કિર્તન પાલકી ઉત્સવ મહા અભિષેક અને મહા મંગલા આરતી યોજાશે દરમ્યાન આવતીકાલે રાજ્યભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરાશે રાગ દ્વેષ ભૂમીની સૌ કોઇને આબિલ ગુલાલના રંગે રંગવાના આ પર્વ નિમિતે મંદિરોમાં કૂલદોતોત્સવ યોજાશે

મુખ્યમંત્રી અપીલ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા નાગરિકોને અપીલ કરી છે તેમણે વર્તમાન પરિસ્થિતી જોતાં વાતાવરણ જંતુમુક્ત રાખવા સામૂહિક હોલિકા દહનમાં પંચ ગવ્ય એટ્લે કે ગુગળ ગાયનું ઘી સૂકા લીમડાના પાન સરસવ અને કપૂરની આઠ્તિ આપવા સૌને અનુરોધ કર્યો છે

જેતપુર તાલુકાના વાળા ડુંગર ગામના ખોડિયાર માતાજીના મંદિરને ર કરોડ રૂપિથા રામનાથ મહાદેવના મંદિરના વિકાસ માટે

વાંકાનેર તાલુકાના રામપુર ખાતે વાઇલ્ડ સેન્યુરીને સફારી પ્રવાસન સ્થળ તરી કેવિકસાવવાની અને રાજકોટ જિલ્લાના માલીયાસણ ગામે આવેલ ત્રિમંદિરના વિકાસ નીદરખાસ્તને આ બેઠકમાં પડતી મુકવામાં આવી હતી જ્યારે રાજકોટ જિલ્લાના વિછીયાતાલુકાના સતરંગ રામાપીર મંદીરની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પત્રથી મોકલવામાં આવેલી દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે આવેલ બુધ્ધ વિહારની જગ્યાના વિકાસની દરખાસ્ત થઇ ગઇ હોવાનું આ બેઠકમાં જણાવાયું હતું રણજી રાજકોટ રાજકોટ ખાતે આજે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ મેચ રમાશે

ચેતેશ્વર પૂજારાનો સૌરાષ્ટ્રની ટીમમાં જ્યારે રિઘ્યિમાન સાહનો બંગાળની ટીમમાં સમાવેશ થતા મેચ વધુ રસક્સી ભરી બનશે

પુજારાના પુનરાગમનથી સૌરાષ્ટ્રની ટીમ મજબૂત બની છે જોકે દક્ષિણ આફિકા સામે વન ડે શ્રેણીના કારણે રવિન્દ્ર જાડેજાનો આ મેચમાં સમાવેશ કરાવ્યો નથી

અને ઝીલે ટોચની ખેલાડીને મજબૂત પડકાર આપ્યો હતો નોવેલ કોરોના ભરૂચ જિલ્લામાં નોવેલ કોરોના વાયસરના સંભવિત ખતરાને ડામવા માટે જિલ્લા વફીવટી તંત્ર દ્વારા સાવયેતીના તમામ પગલા લેવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉક્ટર એમ ડી

કલેકટરશ્રીએ આ અંગે રોગ અટકાયતી પ્લાન તૈયાર કરવા કન્ટ્રોલરૂમ શરૂ કરવા આઈસોલેશન વોર્ડ શરૂ કરવા બેડ વેન્ટીલેટર જરૂરી સાધનો પી પી

તેમણે ભરૂચ જિલ્લાના પ્રજાજનોને ખોટી રીતે ન ગભરાવવા અને અફવાથી દુર રહેવા અપીલ કરી છે

આ વિકાસકામોમાં નવા માર્ગોના નિર્માણ ઉપરાંત હાલના રસ્તા પહોળા કરવાના કે ક્રટપાથ સહિત નવા માર્ગો બનાવવાના કામોનો સમાવેશ થાય છે